આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ પાટણ ખાતેજી

સી

જેમાં શીપીંગ જગતને કઈ રીતે વિકાસની પાંખો આપી શકાય તે મુદ્દે કેન્દ્રીય શીપીંગ મંત્રી અને સચિવ તરફથી માર્ગદર્શન અપાશે મંત્રી શ્રી માંડવીયા આજે રાત્રે ધોરડો ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત સંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે જાગૃતિ વકીલ રોગાન કળા વિશ્વ ભરમાં પ્રખ્યાત એવી નીરોના ગામની રોગન કળા લુપ્ત થઇ રહી છે ત્યારે તે કલાને પ્રોત્સાફન આપવા સરકાર અને કળા કસબ સાથે સંકળાયેલા એકમોના સહયોગથી ગામની વધુમાં વધુ બહેનો રોગાનકળાને સહારે રોજગારી મેળવે તે હેતુથી ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ તેમજ કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા વધુ એક રોગાનકલાના તાલીમ કેન્દ્રની મંજુરી આપી બે માસના આ તાલીમ કેન્દ્રનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું

તથા નવા મતદાર કાર્ડ ટ્રંક સમયમાં મતદારો સુધી પહોચતા કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે